અમારા પ્રતિનિધિ જણાવે છે કે પેટા ચૂંટણીને લીધે મોકૂફ રખાયેલા પ્રશિક્ષણ વર્ગનું આયોજન હાથ ધારવાનો નિર્ણય આ બેઠકમાં થઈ શકે છે ઉપરાંત પદાધિકારીઓને નવી જવાબદારી સોંપવાનું માળખું પણ દિવાળી પહેલા જાહેર કરવાનું હોવાથી તેના નામ ઉપર ચર્ચા અને નિર્ણય આ બેઠકમાં થઈ શકે છે

આ ઉપરાંત પાંચ બાઇક દાહોદ શહેરની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે ટાઉન પોલીસને ફાળવવામાં આવી છે આ પ્રસંગે એએસપી શૈફાલી બારવાલ પણ હાજર હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ ઇન્દોર હાઇવે પરનો સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે પરિણામે હાઇવે પરની ચોરી લૂટફાંટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે હાઇવે પર નવ પોલીસ સહાયતા કેન્દ્ર પર પોલીસકર્મી ચોવીસે કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે રાતે પસાર થતાં મુસાફરોને કોઇ પણ પ્રકારની સહાય અને સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે

જેનો હેતુ બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો હતો દસ દિવસની આ તાલીમ માં પશુપાલન અને વર્મી કમ્પોસ્ટ બનવાની રીત શીખવવામાં આવી હતીનડિયાદ તાલુકાના સોડપુર તાબે રામસિંહની મુવાડી ખાતે ગ્રામ્ય કક્ષાએ કાર્ય કરતી સખીમંડળની બહેનો આ તાલીમ વર્ગ માં જોડાઈ હતી પશુપાલનમાં પશુઓની પસંદગી કેવી રીતે કરવી દૂધની ગુણવત્તા કેવી રીતે જાળવવી બાયોગેસ પ્લાન્ટ તેમજ સજીવ ખેતી કરવાથી શું ફાયદા થાય વગેરે બાબતોની જાણકારી અહી આપવામાં આવી હતી